ખાદી અગરબત્તી આત્મનિર્ભર મીશનના નામથી શરૂ કરાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વીવિધ વિસ્તારોના બેરોજગારો અને પ્રવાસી શ્રમીકોને રોજગાર આપવાનો છે પ્રાયોગિક ધોરણે યોજનાની શરૂઆત જલ્દીથી કરવામાં આવશે જેના થકી અગરબત્તી ઉદ્યોગથી હજારો લોકોને રોજગારી મળશે આશુતોષ અંતાણી મુખ્યમંત્રી ચેક વિતરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સમાજના નાનામાં નાના માનવીની પડખે ઉભા રહેવાની ફરજ રાજ્ય સરકાર નિભાવી રહી છે

મુખ્યમંત્રી રાજકોટ નાગરિક સહકારી બેન્કના ઉપક્રમે આયોજીત લોન સહાય વિતરણ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિગન માધ્યમથી સંબોંધતા લોકડાઉનમાં આર્થિક નુકસાન સહન કરનારા નાના વેપારી ધંધા રોજગાર કરનારને બેઠા કરવાની રાજય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

એક ટ્વિટ સંદેશમાં શ્રી અમિત શાહે પોતે જણાવ્યું છે કે તેમની તબિયત સારી છે પરંતુ ડોકટરોની સલાહથી તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે

દરમિયાન ગઈકાલે જાહેર થયેલી કોરોના સંક્રમિતોની યાદીમાં અંજાર અને આદિપુરના બે તબીબ ઈફકોના વરીષ્ઠ અધિકારી તથા રાપર પાલિકાના પ્રમુખનો સમાવેશ થાય છે જ્યારે ગઈકાલે કોરોનાથી અંજાર તાલુકાના દબડા ગામની એક મહિલાનું મોત નોંધાયું છે

આશતોષ અંતાણી રક્ષાબંધન આજે શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનું પર્વ સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં ભારે શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે ભાઈ બહેનના પવિત્ર પ્રમેનું પર્વ ઉપરાંત આજે બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત બદલવાનું પૂર્ણ્ય પર્વ બળેવ અને દરિયાખેડૂઓ માટે દરિયાદેવને ચૂંદડી અને નારિયેળ ચડાવવાનો તહેવાર નારિયેળી પૂનમની પણ આજે ઉજવણી કરવામાં આવશે